આજે ચૈત્રિ પૂર્ણિમા હનુમાન જયંતીની હર્ષોલ્લાસ અને પરંપરાગત રીતે ઉજવણી થશે ખ્રિસ્તી બિરાદરો આજે ગુડપ્ફાઇડે ધ્રામિક આસ્થા અને પરંપરાગત રીતે મનાવશે

સરદાર સરોવર ડેમને રોકવાનું કામ કોંગ્રેસે કર્યું છે

જૂનાગઢ અને પોરબંદર લોકસભા બેઠક તેમજ માણાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં યોજાયેલી ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે અમે જે વાયદાઓ આપીએ છીએ તે પૂર્ણ કરીએ છીએ કોંગ્રેસ શાસિત ત્રણ રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ કર્યા છે

એ સરકાર નિષ્ફળ ગઇ હતી

દરમિયાન જામનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં કેન્દ્રીય મંત્ર સુષ્મા સ્વરાજ જામનગર ટાઉન હોલ ખાતે યોજાયેલા પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસના નેતા અને જાણીતા ટેકનોક્રેટ ડોકટર સામ પિત્રોડાએ જણાવ્યું છે કે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો દેશના લોકો સાથે વિચાર વિમર્શ કરીને તૈયાર કરાયો છે અને કોંગ્રેસની સરકાર બનશે તો તેનો અમલ કરાશે ગઇકાલે અમદાવાદમાં એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં ડોકટર પિત્રોડાએ જણાવ્યું કે અત્યારે દેશને ગુજરાત મોડલની નહીં પણ મહાત્મા ગાંધીના મોડલની જરૂર છે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે સવારે છોટ્ટા ઉદ્દેપુર લોકસભા બેઠક માટે છોટા ઉદ્દેપૂર ખાતે અને બપોરે વલસાડ લોકસભા બેઠકના ચ્રંટણી પ્રચાર માટે વલસાડ ખાતે જાહેરસભા સંબોધશે ભાજપના નેતા અને મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે આણંદ લોકસભા બેઠકના ચ્રંટણી પ્રચાર માટે ખંભાત ખાતે જાહેરસભા સંબોધશે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી આજે છોટા ઉદ્દેપુર લોકસભા બેઠક માટે બોડેલી અને વલસાડ લોકસભા બેઠક માટે ધરમપુર ખાતે જાહેર સભા સંબોધશે ભાજપના વરિષ્ઠ નેતા પરષોત્તમ રૂપાલા આજે જામનગર લોકસભા બેઠકના ચૂંટણી પ્રચાર માટે જામખંભાળિયા લાલપુર બાયપાસ ચોકડી કાલાવાડ અને જોડિયા ખાતે જાહેરસભા સંબોધશે રાજ્યમાં મુખ્ય બે પક્ષો ભાજપ અને કોંગ્રેસના રાષ્ટ્રીય અને સ્થાનિક નેતાઓ જૂદી જૂદી બેઠકો ઉપર ચૂંટણીસભાઓ સંબોધી રહ્યાં છે શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં રોડ શો ગ્રુપ મિટીંગ મહિલા સંમેલન પ્રબૂધ નાગરિક સંમેલન બાઇક રેલી ડોર ટ્ર ડોર પ્રચાર કાર્ય કરવામાં આવી રહ્યો છે ડાંગ જિલ્લામાં પણ ચ્રંટણી પ્રચાર વેગવંતો બન્યો છે